દિલ્હીની સાતેય બેઠકો ઉપર કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ થાય તેવી સંભાવના છે

ત્રણ દિવસ ચાલેલી આ પરિષદમાં સુ શ્રી સીતારામને ઉપલબ્ધ સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરવા અને કોઇપજ્ઞ પડકારોને પહોંચી વળવા સજ્જ રહેવા નૌકાદળના કમાન્ડરોને વિનંતી કરી હતી

આ પરીષદમાં નૌકાદળના વડા એડમિરલ સુનિલ લામ્બાએ નૌકાદળની પ્રત્યક્ષ કામગીરીની સજજતા ક્ષમતા વધારવી માળખાકીય સુવિધાઓનો વિકાસ અને માનવસ્નોત વ્યવસ્થાપન વગેરે વિષયો ઉપર સંબોધન કર્યું હતું

પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એડમિશન કાર્ડ સાથે કોઈપણ એક ફોટો ઓળખપત્ર જેમ કે આધારકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એસ આઈ ડી કાર્ડ સાથે રાખવાનું રહેશે

તેમનો સંથારો ત્રીજા ઉપવાસે સીજ્યો હતો

કર્મભૂમિ મુંબઈ અને માતૃભુમી કચ્છ બંને સ્થળોએ તેમને માનવસેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું તેમના દુઃખદ નિધનથી કચ્છી સમાજે ઘેર શોકની લાગણી વ્યક્ત કરી છે

ના સેનેટ મેમ્બર તરીકે રાજ્યસરકાર દ્વારા નિયુક્તિ કરાઈ હતી ભાજપના આ યુવા નેતાને શ્રદ્ધાંજલિ અર્પતા સંસદ વિનોદ યાવડાએ જણાવ્યું હતું કે કચ્છ ભાજપે એક યુવા સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે કચ્છ જીલ્લા ભાજપ સંગઠનના આગેવાનો તથા યુવા મોરચાના આગેવાનોએ ઓમપ્રકાશ રાજગોરની અચાનક વિદાયથી ઘેર શોકની લાગણી સાથે શ્રદ્ધાંજલિ પાઠવી છે